આ સંવાદ દરમિયાન તેઓ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડની વર્તમાન પરિસ્થિતિ અને રસીકરણની કામગીરી બાબતે સઘન ચર્ચા કરશે રાજ્યમાં જૂનાગઢ જિલ્લામાં બર્ડફ્લૂનો કેસ મળી આવતા રાજ્ય સરકારે સાત પક્ષી અભ્યારણો મુલાકાતીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે

ગુજરાતમાં બર્ડ ફલ્ નો પહેલો કેસ જુનાગઢ જિલ્લામાં નોંધાયો હોવાનું બહાર આવ્યું છે

કચ્છ સહિત ગુજરાતમાં બર્ડફલુ અંગે સાવચેતી દાખવવામાં આવી રહી છે પણ કચ્છમાં શિયાળો ગાળવા આવતા વિદેશી એવા યાયાવર પક્ષીઓ કચ્છમાં આવતાં હોવાથી તંત્ર દ્વારા સાવચેતીના પગલા શરૂ કરાયા છે

અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ઉચ્છલ તાલુકામાં મૃત હાલતમાં મળી આવેલા મરઘાઓના પોસ્ટ મોર્ટેમ રિપોર્ટમાં બર્ડફ્લ્ નફીં હોવાનું ફલિત થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે તો બીજી બાજુ વાલોડ પંથકમાં મૃત કાગડા મળી આવતા પશુપાલન ખાતાએ તપાસ હાથ ધરી છે

ને મોકલાયા છે તો કેવડીયામાં સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે જંગલ સફારીપાર્કમાં આવેલ પક્ષી ઘર પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે ભરુચમાં ચિકન શોપ ઉપર પશુપાલન ખાતાએ ચેકિંગ શરૂ કર્યું હોવાના અહેવાલ છે રાજ્યમાં કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સત્તાવાળાઓએ ઉત્તરાયણની ઉજવણી બાબતે સાવચેતી રાખવા નિયમોની જાહેરાત કરી છે

તેમજ કોઈપણ વ્યક્તિ કે જાહેર જનતાની લાગણી દૂભાય અથવા જાહેર શાંતિનો ભંગ થાય તેવા કોઈપણ પ્રકારના લખાણો કે સૂત્રો અથવા ચિત્રો પતંગ ઉપર દર્શાવી શકાશે નહીં એવી જ રીતે વર્તમાન કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઉત્તરાયણનો તહેવાર માત્ર પરિવારજનોના સભ્યો સાથે ઉજવવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે માસ્ક પહેર્યા વિના કોઈપણ વ્યક્તિ મકાન ફ્લેટના ધાબા કે સોસાયટીના મેદાનમાં પતંગ યગાવવા એકત્રિત થઈ શકશે નહીં તેવી જ રીતે ઉત્તરાયણની ઉજવણીમાં સામાજિક અંતર જાળવવું અને સેનીટાઈઝરની વ્યવસ્થા ફરજિયાત કરવી પડશે મકાન ફ્લેટના ધાબા ઉપર કે રહેણાંક સોસાયટીના મેદાનમાં લોકોના મોટી સંખ્યાના એકત્રિત થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે

દક્ષિણ ગુજરાત વેપારી મહામંડળ અને દક્ષિણ ગુજરાત ઉદ્યોગ અને વેપાર કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે આ પ્રદર્શન યોજાશે

તે અંગે કારણદર્શનો નોટિસ પાઠવી છે